પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

રાજકોટ એઇમ્સ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એઇમ્સના યુવા તબીબ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અભ્યાસ તથા સંશોધનની મદદથી રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા આહવાન કર્યું છે

કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશના વિવિધ સ્થળોએ એઇમ્સ જેવી સંસ્થાઓ શરૂ કરીને નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવાની નેમ રખાઇ છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકારે મેડીકલ કોલેજની સ્થાપના માટે સોસાયટી બનાવી છે જેના કારણે ગુજરાતમાં મેડીકલની બેઠકો વધી છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જે જિલ્લામાં મેડીકલ કોલેજ નથી ત્યાં કેન્દ્ર અને રાજ્યસરકારની સંયુક્ત ગ્રાન્ટથી મેડીકલ કોલેજ બનાવવાનો નિર્ણય લેવાયો છે આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું

આ સમજૂતી કરાર મુજબ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં એડવાન્સ હેલિબોર્ન જિયોફિઝિકલ સર્વે સહિત અન્ય વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાશે

દેશના વિવિધ જિલ્લામાંથી નેહરુ યુવા કેન્દ્રના પદાધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા

ધોલેરા એસઆઇઆર ગુજરાત સરકારના ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના કરાર ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ કરાર પર ગુજરાત સરકાર વતી ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ

દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા આ સ્પેશ્યલ એશ્યુકેશન રિજીયન તે વિસ્તારના સર્વાંગી વિકાસમાં વેગ આપશે અને ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે એમ તેમણે જણાવ્યું હતું સેરેસ્ટ્રા વેન્યર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફાસ્ટ્રક્યર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશ્યલ એશ્યુકેશન રિજીયન સ્થાપિત કરશે આ કંપની હૈદરાબાદ સ્થિત છે અને તે શિક્ષણ અને લાઈફ સાયન્સિસ સાથે સંકળાયેલા રોકાણ બાંધકામ અને મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓની ઓનલાઈન પરીક્ષા પણ લેવાશે આ પરીક્ષામાં પ્રથમ વીસ ક્રમાંક મેળવનાર તાલીમાર્થીઓને સરકાર દ્વારા ડી

પુરસ્કાર અપાશે તેમજ બધા જ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરાશે

રાજ્ય સરકારે ક્રમશઃ છ ટકા અને ચાર ટકા વ્યાજની સબસિડી આપી છે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચન કર્યું છે કે નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે આ સંદર્ભમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ધિરાણ સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી

એક સમાચાર એજન્સી સાથે વાતચીત કરતાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ રસી પયાસ વર્ષથી વધુ ઉંમરના લોકો તથા પચાસ વર્ષની નાની ઉંમરના લોકોને આપવામાં આવશે કે જેઓ અન્ય બિમારીઓથી પીડાતા હોય તેમણે કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા રસીની સુરક્ષા અને તેની અસર અંગે છે આ અંગે સંપૂર્ણ સર્તકતા રાખવામાં આવશે આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે સરકાર દેશના પ્રત્યેક નાગરિકોનું જીવ બચાવવા માટે પ્રતિબધ્ધ છે